પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે

બંને સંગઠનોએ ગઈકાલે બહાર પાડેલા સંયુક્ત નિવેદનમાં સ્પષ્ટરીતે જણાવ્યું છે કે વેપારીઓ તથા ટ્રાન્સપોર્ટરો આજના બંધમાં જોડાશે નહીં રવિશંકર પ્રસાદ વરીષ્ઠ ભાજપ નેતા રવિશંકર પ્રસાદે કહ્યું છે કે કોંગ્રેસ સહિત ના બિન ભાજપી વિરોધ પક્ષ કેન્દ્ર સરકારના પ્રથત્નોનો વિરોધ કરવા માટે દેશમાં વિરોધ કરી રહ્યા છે તેમણે એમ પણ જણાવ્યું કે ભાજપ સામે પડેલા તમામ વિરોધ પક્ષ માટે અસ્તિત્વનો સવાલ હોવાથી સૌ વિરોધ કરી રહ્યા છે

કોંગ્રેસ એન સી પી અને સમાજવાદી પક્ષ સહિતના રાજકીય પક્ષનો કૃષિ સુધારાનો વિરોધ માત્ર રાજકીય તકવાદ છે

કોન્ટ્રાક્ટ ફાર્મિંગના આગમનથી ખેડૂતોને ભય હોવાની શંકાનું ખંડન કરતાં શ્રી પ્રસાદે ઉમેર્થું હતું કે કરાર આધારિત ખેતીની હિમાયત યુ પી એ

મુખ્યમંત્રી બંધનો ઈન્કાર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઇકાલે ભારપૂર્વક કહ્યું છે કે ગુજરાતના ખેડૂતો આજના ભારત બંધના એલાન સાથે નહીં હોવાથી જનજીવન ઉપર અસર થવાની કોઈ શક્યતા નથી તેમણે ઉમેર્યુ હતું કે રાજકીય ઈરાદાઓથી પ્રરિત આ બંધનો અમલ બળજબરીપૂર્વક કરવાની ક્યાય કોશિશ થશે તો સરકાર સાંખી લેશે નહીં

પાટિલે જણાવ્યું છે કે કેન્દ્ર સરકારે કૃષિ સુધારા વડે દેશના અન્નદાતા એવા ખેડૂતોની આવક બમણી કરવા નક્કર કામગીરી હાથ ધરી છે પરંતુ કોંગ્રેસ સહિતના વિરોધપક્ષો ખેડૂતોને ગેરમાર્ગે દોરી ખોટી ભ્રમણાઓ ફેલાવી શાંતિપૂર્ણ વાતાવરણને ડહોળી દેશનું અહિત કરવા બહાર પડ્યા છે ગાંધીનગર ખાતેથી પ્રદેશ ભાજપ કિસાન મોરયાની યોજાયેલી વર્યુયલ બેઠકને સંબોધતા શ્રી પાટિલે જણાવ્યુ હતું કે મોદી સરકાર અને ભાજપ ખેડૂતોનું સન્માન કરે છે સરકાર ખુલ્લા મને વાતચીત કરીને ખેડૂતોની તમામ શંકા દૂર કરવા તૈયાર છે

બંધ દરમ્યાન કોઇ બળજબરી પૂર્વક બંધ કરાવવામાં આવશે તો કાર્યવાહી કરવામાં આવશે

દરમિયાન રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાએ જણાવ્યું છે કે કોરોના સંક્રમણ અટકાવવા માટે પોલીસતંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના મુખ્ય કાર્યકારી અધિકારી અદાર પુનાવાલાએ કહ્યું છે કે આ રસી મોટી સંખ્યામાં લોકોના જીવ બયાવશે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ ભારતના ડ્રગ કંટોલર જનરલને અરજી કરતાં જણાવ્યું છે કે કોરોનાની વર્તમાન પરિસ્થિતિ અને લોકોની સારવાર સંબંધી જરૂરિયાતોને ધ્યાનમાં રાખતા કોવિશીલ્ડ રસીની તાત્કાલિક મંજુરીની જરૂરિયાત છે

અમૂલ પથદર્શક જમ્મુ કાશ્મીરના સવા લાખ પરિવારોને આજીવિકા પૂરી પાડવા અમૂલ પથદર્શક બનશે

અમૂલ બ્રાન્ડ ફેઠળ દૂધ અને દૂધની બનાવટોનું માર્કેટિંગ કરતાં ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિ

સોઢી જમ્મુ કાશ્મીરના લેફટેનન્ટ ગવર્નર મનોજસિન્હા અને જમ્મુ કાશ્મીર મિલ્ક પ્રોડ્યુસર્સ કોઓપરેટિવ લિ ના ચેરમેન અશોકકુમાર આંગુરના વચ્ચે તાજેતરમાં બેઠક યોજાઇ હતી ફીટ ઇન્ડિયા સમગ્ર દેશમાં ફીટ ઇન્ડિયા સાઇક્લોથોન ઇવેન્ટનો ગઇકાલથી આરંભ થયો

સમગ્ર દેશના દરેક જિલ્લાના નાગરિકો ફીટ ઇન્ડિયા વેબસાઇટ ઉપર પોતાના નામનું રજીસ્ટ્રેશન કરીને તેમાં ભાગ લઈ શકશે

સશસ્ત્ર સેના ધ્વજદિન સશસ્ત્ર સેના ધ્વજ દિનની ઉજવણી નિમિત્તે ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે ગઇકાલે રાજભવન ખાતે સશસ્ત્ર સેના ધ્વજ દિન નિધિમાં ફાળો આપી ઝુંબેશનો શુભારંભ કરાવ્યો હતો